પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે ધમણ વેન્ટિલેટર આરોગ્ય વિભાગનાં અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યુ છે કે સમગ્ર વિશ્વમાં વેન્ટિલેટરની અછત છે ત્યારે ગુજરાતની આત્મનિર્ભરતાની પ્રશંસા થવી જોઈએ અને તેને પ્રોત્સાહન મળવું જોઈએ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ જયંતી રવિ આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે અને સ્પેશ્યલ કમિશ્નર હારિત શુકલાએ સંયુકત રીતે આજે ગાંધીનગર ખાતે મીડિયાને આ માહિતી આપી હતી કોઇપણ દેશ વેન્ટિલેટર્સની માંગને પહોંચી વળે તેવી પરિસ્થિતિમાં ન હતો આવી પરિસ્થિતીમાં રાજકોટની જ્યોતિ સી એન સી કંપનીએ ગુજરાતને આ મહામારીમાં મદદરૂપ થવા જરૂરી તમામ ધારાધોરણો પ્રમાણે વેન્ટિલેટરનું ઉત્પાદન કરીને જરૂરી તમામ પરીક્ષણો અને પ્રમાણપત્રો મેળવ્યા પછી વેન્ટિલેટર સપ્લાય કર્યા હતા જ્યોતિ સી એન સી

સપ્લાય કર્યા છે

દવાઓ ગોળીઓ ઔષધિઓ માટે ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવે છે અને મેડિકલ સાધનોના પર્ફોર્મન્સ ટેસ્ટ કરવામાં આવે છે

ગઇકાલે નોંધાયેલાં મોટાભાગના કેસની ટ્રાવેલ હિસ્ટ્રી મુંબઈની હોવાનો તંત્રએ નિર્દેશ આપ્યો છે મોટાભાગના લોકો ક્વોરન્ટાઈનમાં હતા અને તેમના સેમ્પલ લેવાયાં હતા કોરોનાથી અત્યારસુધી નખત્રાણા અને રાપર તાલુકા અલિપ્ત રહ્યા હતા આ બંને તાલુકામાં પણ કોરોનાના કેસ નોંધાયાં છે

તેમજ બહુચરાજી તાલુકાના ખાંટ ગામના અમદાવાદથી આવેલને પોઝિટીવ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે

જિલ્લા આરોગ્ય અધિકારી જે

જેમાં બે મહિલા અને એક પુરુષ નો સમાવેશ થાય છે આ ત્રણેય દર્દીની મુંબઈથી આવ્યા છે

હવે માત્ર આઠ જ દર્દીઓ સારવાર હેઠળ છે પેકેજ ઇલેકટ્રીકલ સામાનની નાની દુકાન ધરાવતા સંજયભાઇ રાઠવાએ રાજય સરકારના આત્મનિર્ભર પેકેજને આવકારતાં જણાવ્યું કે લોકડાઉન દરમિયાન અમારા જેવા નાના વ્યવસાયકારોને નાની મોટી તકલીફ પડી છે